રાત્રે લગભગ અઢી વાગ્યે ઈસરોના વડા કે સિવને જણાવ્યું કે યાનનો સંપર્ક તૂટી ગયો છે આગળની જાણકારી આંકડાના વિશ્લેષણ પછી આપી શકાશે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ નિયંત્રણ કક્ષમાં ફાજર ફતા તેમણે ઈસરોના વિજ્ઞાનીઓને કહ્યું કે જીવનમાં ઊતાર ચઢાવ આવતા રહે છે પણ આ કોઈ નાની સિદ્ધી નથી તેમણે કહ્યું કે દેશ તમારા પર ગર્વ કરે છે તમારી આ મહેનતે ઘણું શીખવાડ્યું છે તેમણે એમ પણ કહ્યું કે સારા માટે આશા કરો દરેક ફારમાંથી આપણે ઘણું બધું શીખી રહ્યા છીએ તેમણે હું સંપૂર્ણ રીતેત મારી સાથે છું ફિંમતથી ચાલો એમ જણાવતા ઉમેર્યું ફતું કે તમારા પુરુષાર્થથી દેશમાં ફરી ખુશી આવશે જો મિશન સફળ રહ્યું ફોત તો ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરનાર ભારત પ્રથમ દેશ બન્યો ફોત આ અગાઉ ચીન અમેરિકા અને રશિયા ચંદ્ર પર ઉતરી ચૂક્યા છે પણ અફીં કોઈ ઊતર્યું નથી

આ પ્રસંગે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે વિશ્વના બજારની માંગ અનુરૂપ નિકાસલક્ષી ફળફળાદી શાકભાજીના ઉત્પાદનથી રાજયનો ખેડૂત ડોલર કમાતો થઇ શકે છે

ભુજ તાલુકાના બન્ની પચ્છમના વડામથક ખાવડા ખાતે સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ગુજરાત રાજ્ય મહિલા આયોગ ગાંધીનગર અને કચ્છ જિલ્લા વફીવટીતંત્રના સંયુકત ઉપક્રમે યોજાયેલા નારી સંમેલન પ્રસંગે મહિલા આયોગના અધ્યક્ષાએ વધુમાં જણાવ્યું ફતું કે મહિલાઓને ન્યાય મળે એ દિશામાં મહિલા આયોગ કદીબધ્ધ છે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા આખા દેશમાં નારી અદાલતો બનાવવાની મંજૂરી આપી દેવામાં આવી છે તેમ પણ તેમણે જણાવ્યું હતું

મુખ્યમંત્રી વિજય રૂપાજીએ પોતાને મળેલી અનેક રજૂઆતોને પગલે બદલવાનો નિર્ણય કર્યો છે

ટી વિભાગને વોલ્વો હબની માન્યતા મળી ગઇ છે

ભુજ એસ ટી ડેપોને પ્રિમિયમ સર્વિસની માન્યતા મળતા વધારાની સેવાઓ શરૂ કરી દેવામાં આવી છે